અમરેલીમાં પીપીપી ધોરણે નવી મેડિકલ કોલેજની સ્થાપના માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી સુરતની આગ હોનારતમાં ધરપકડ કરાયેલા આરોપી બિલ્ડર અને તેના ભાગીદારને વધુ

આજે યોજાનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શપથવિધીમાં ભાગ લેવા બાંગ્લાદેશના પ્રમુખ મહંમદ અબ્દુલ હમીદ ગઈકાલે સાંજે નવી દિલ્હી આવી ગયા છે

વીન મીન્ટ જેઓએ આજે આ શપથવિધી સમારોહમાં હાજરી આપવાનું જણાવ્યું છે દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે નવી દિલ્હી ખાતે યોજાનારા પદનામિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં ભાગ લેશે આજે બપોરે તેઓ દિલ્હી જવા રવાના થશે અને શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેશે શપથવિધિ પૂર્ણ થયા બાદ રાત્રે તેઓ ગાંધીનગર પરત ફરશે અગત્યની જાહેરાત પ્રધાનમંત્રીના શપથવિધિનો આંખે દેખ્યો અહેવાલ આકાશવાણી દ્વારા પ્રસારીત કરવામાં આવશે રાજધાની અને એફ એમ

ગઈકાલે ગાંધીનગરમાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગેની ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવ્યો હતો

આનાથી ગુજરાતના વિદ્યાર્થીઓને ફાયદો થશે એમ પણ શ્રી પટેલે જણાવ્યું હતું

જ્યારે ઈજનેરી ફાર્મસી આર્કિટેકચર સહિત પ્રોફેશનલ કોર્સમાં ચાલીસ હજારથી વધુ બેઠકનો વધારો થશે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે બ્રાઉન ફીલ્ડ પોલિસી હેઠળ સરકાર અને સંસ્થાની ભાગીદારી એટલે કે પીપીપી હેઠળ આ કોલેજ શરૂ કરાશે દાહોદ પાલનપુર બાદ બ્રાઉન ફિલ્ડ પોલિસી હેઠળ ત્રીજી મેડિકલ કોલેજને મંજૂરી મળી છે

આ કોલેજનો શરૂઆતનો ખર્ચો સરકાર આપશે બાદમાં તમામ ખર્ચો જે તે સંસ્થા ઉપાડી લેશે

ત્યાર બાદ અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓને પહેલી જુન સુધી એટલે કે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

ગુજરાત તરફ ગરમ પવનો ફૂંકાતા રહ્યા હોવાથી સરેરાશ તાપમાન અસહ્ય બનતું જાય છે

સી સી વિશ્વકપનો આજથી ઈંગ્લેન્ડમાં આરંભ થશે લંડનના ઓવલ મેદાન ખાતે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બપોરે ત્રણ વાગે પ્રથમ મેચ રમાશે પહેલી જૂને ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે બ્રિસ્ટલ ખાતે દિવસ રાતની મેચ રમાવાની છે

ભારતની પ્રથમ મેચ પાંચમી જૂને દક્ષિણ આફ્રિકા સામે હેમ્પશાયર ખાતે છે